આ શાળાઓને ગકાલથી જ શરૂ કરી દેવાઈ છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડો

પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે સમગ્ર રાજયમાં સૌથી વધુ શાળાઓ કચ્છ જીલ્લામાં મંજુર કરાઈ છે